શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કરશે મુંબઈ વડી અદાલતે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની પ્રાથમિક તપાસ કરવા સી બી આઈ ને આદેશ આપ્યા અનિલ દેશમુખે રાજીનામું આપ્યું

આ ઉપરાંત આવતીકાલે કેરળની મલ્લપુરમ બેઠક અને તમિળનાડુની કન્યાકુમારી એમ લોકસભાની બે બેઠકો માટેની પેટા ચ્રંટણી પણ યોજાશે

આ તબક્કામાં ભાજપાના મંત્રી હિમંતાં બિસવા સર્મા જલુકબારી બેઠક પરથી જ્યારે સિદ્ધાર્થ ભદ્દાચાર્ય પૂર્વગુવાહાટી બેઠક પરથી ચૂંટણી લડશે

રાજયમાં આઠ તબક્કામાં યૂંટણી યોજાઇ રહી છે આવતીકાલે યોજનારી ચુંટણીમાં મુખ્ય ઉમેદવારોમાં ડોક્ટર નિર્મળ માંઝી આશીમાં પાત્રા ગિયાસુદ્દીન વિધાનસભા અધ્યક્ષ વિમાન બેનેરજી અને સિનેસ્ટાર તનુશ્રી ચક્રવર્તીનો સમાવેશ થાય છે

પરીક્ષા પે ચર્ચા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બુધવારે સાતમી એપ્રિલે સાંજે સાત વાગ્યે પરીક્ષા પે ચર્ચામાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કરશે આ વખતે કોવિડ રોગયાળાના કારણે ચર્ચા વર્યુઅલ મોડમાં યોજાશે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી કોઈપણ માનસિક તનાવ વિના પરીક્ષાઓ માટે તૈયાર થવા અને હાજર રહેવા માટેના વિયારો અને સૂચનો કરશે શ્રી મોદીએ આજે એક ટ્વિટમાં જણાવ્યું કે પરીક્ષા યોદ્વાઓ વાલીઓ અને શિક્ષકો સાથે એક નવા સ્વરૂપે યાદગાર ચર્ચા કરવામાં આવશે જેમાં વિવિધ વિષયો પર ઘણા રસપ્રદ પ્રશ્નો હશે ગયા વર્ષની પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વનાં સૂચનો કર્યા હતા તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ આ દાયકામાં નૂતન ભારતનું નિર્માણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે યુવાનો માટે તણાવ રહિત વાતાવરણ સર્જવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની મોટી પહેલ એક ભાગરૃપે છે આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી પરીક્ષામાં તણાવ સંબંધિત પ્રશ્નોના જવાબ આપશે આ અંગેના પ્રશ્નોને માયગોવ પ્લેટફોર્મ દ્વારા આમંત્રિત કર્યા હતા અને પસંદ કરેલા પ્રશ્નો પ્રોગ્રામમાં દર્શાવવામાં આવશે દેશભરની શાળાઓના વિદ્યાર્થીઓ શિક્ષકો અને માતા પિતાની પસંદગી ઓનલાઇન સર્જનાત્મક લેખન સ્પર્ધા દ્વારા કરવામાં આવી છે સ્પર્ધામાં વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો માટે જુદા જુદા વિષયો સોંપવામાં આવ્યા હતા વિજેતાઓ પૈકીના વિદ્યાર્થીઓના નાના જૂથને પ્રધાનમંત્રી સાથે વાતચીત કરવાની તક મળશે

મુંબઈ વડી અદાલતે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની પ્રાથમિક તપાસ કરવા સીબીઆઈને આદેશ આપ્યા છે જો કે આ મામલે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ય સ્તરની તપાસ સમિતિ પહેલેથી જ રચાઈ હોવાથી સીબીઆઈને આ કેસમાં તાત્કાલિક એફ

બી આઈ આગળની કાર્યવાહી માટે નિર્ણય લઈ શકે છે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો હતો અને ગૃહમંત્રી વિરુદ્ધ કેટલાક આક્ષેપો કર્યા હતા શરૂઆતમાં તેમણે સર્વોચ્ય અદાલતનો સંપર્ક કર્યો હતો જો કે સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે પરમબીર સિંહ અને દેશમુખ વચ્ચેના આરોપો ગંભીર છે પરંતુ આ કેસની સુનાવણી વડી અદાલતમાં થવી જોઈએ

વડી અદાલતે કહ્યું કે રાજ્ય સરકારે ઉચ્ય સ્તરીય તપાસ શરૂ કરી હોવાથી કોઈ દખલની જરૂર નથી એડ્વોકેટ જયશ્રી પાટિલની રીટ પર સી બી આઈ તપાસનો આદેશ અપાયો છે અને પરમ બીર સિંહની અરજી અંગે બેંચે કહ્યું કે તેઓ કોઈપણ યોગ્ય મંચ સમક્ષ ફરિયાદ કરી શકે છે તેમની અને અન્ય અરજીઓ અદાલતે નકારી કાઢી હતી

બી આઈ તપાસના આદેશના પગલે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે રાજીનામું આપ્યું છે શ્રી દેશમુખે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મોકલેલા રાજીનામા અંગેના પત્રમાં નૈતિક ધોરણે રાજીનામું આપી રહ્યા છે તેમ જણાવ્યું છે

ભારતનું પ્રથમ વાણીજ્ય જહાજ એસ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિ સમિતિની બેઠક દ્વિ માસિક બેઠક આજે શરૂ થઈ છે અને તે સાતમી એપ્રિલ સુધી ચાલશે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાન્ત દાસ બુધવારે બેઠકમાં લીઘેલા નિર્ણયોની જાહેરાત કરશે આ સમિતિ દેશની આર્થિક પરિસ્થિતિની સમીક્ષા કરશે અને વ્યાજના દર અંગે નિર્ણય કરશે